પ્રધાનમંત્રીએ કહયુ છે કે જળ સંરક્ષણના હેતુ માટે ખુબ જ આશાસ્પદ એવા

બિહારમાં પુરની સ્થિતિ ગંભીર બની છે આગામી બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓ બંઘ રાખવાના પટણા વહીવટી તંત્રે હ્કમો કર્યા છે ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી કટરા વંદે ભારત એકસપ્રેસ દ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે

આજે રશિયાના ઉલાન ઉડે ખાતે વિશ્વ મહિલા બોકસીંગ ચેમ્પીયનશીપનો પ્રારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ સાંજે મહાત્મા ગાંધીના કાર્યસ્થળ અમદાવાદમાં ખુલ્લામાં શૌયમુક્ત ભારતની જાહેરાત કરી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજ્યંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ સ્વસ્થ્ય સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશનો એક એક નાગરિક સ્વચ્છતા સ્વસ્થતા પર્યાવરણ જાળવણી જેવા પગલાં લઇ સક્રિય બને તો બાપુના સપનાનું ભારત નિર્માણ કરી શકીએ ગાંધીજી માનતા કે દેશનું પર્યાવરણ સ્વચ્છ હોય દરેક વ્યક્તિ સ્વસ્થ હોય દરેક વ્યક્તિ સુરક્ષિતતા અનુભવતી હોય ભેદભાવમુક્ત અને સદભાવયુક્ત રાષ્ટ્ર હોય શ્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે દેશની દરેક વ્યક્તિ એક સંકલ્પ લે તે સમયની માંગ છે

શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ આખું ગાંધી જ્યંતિ મનાવી રહ્યું છે ત્યારે કર્મસ્થાન એવા સાબરમતી આશ્રમને સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહનું વ્યાપક સ્વરૂપ બનાવ્યું છે ગાંધીજી કહેતા હતા કે જે બદલાવ લાવો હોય તે પહેલા સ્વયં અપનાવવો પડે અને એ જ મંત્રને આત્મસાત કરીને ભારતે આ અભિયાન મૂર્તિમંત કર્યું છે તે આવકારદાયક અને અનુકરણીય છે

કરોડો માતાઓ બહેનોને તેનાથી અંધારાના ઇંતજારમાંથી મુક્તિ મળી છે એટલું જ નહીં સ્વચ્છતાના પગલે બિમારીઓમાંથી પણ મુક્તિ મળી છે તે આપણા સૌ માટે સંતોષની વાત છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ એવી મહિલાઓએ આ અભિયાનમાં બહ્ મોટું યોગદાન આપ્યું છે

શૌયાલય નિર્માણ કર્યા પછી મહત્તમ લોકો તેનો ઉપયોગ કરતા થાય એ પણ એટલું જ જરૂરી છે જળ વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું હતું કે જળવ્યવસ્થાપન પાછળ સરકારે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ દેશના લોકોના સક્રિય સહયોગથી તેનું મહત્તમ પરિણામ મબ્યું છે

તેનાથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાશે અને સાથે પ્રકૃતિ સમૃદ્ધિ જીવની સુરક્ષા કરી શકાશે આપણો વ્યવહાર પરિવર્તન અપનાવવો પડશે અને મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનમાંથી આ આદર્શોને આત્મસાત કરવા પડશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની ધરતી પરથી ખુલ્લામાં શૌચમુક્ત ભારતની જાહેરાત એ ગુજરાત માટે ગૌરવની બાબત ગણાવી હતી શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ કાર્યક્રમમાં સ્વચ્છતાના ચેમ્પિયન એવા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્વચ્છાગ્રહીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ઇન્ડોનેશિયા માલી તેમજ નાઇજીરીયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

આનો હેતુ સ્વચ્છ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવાનું છે

આ ફીટ ઇન્ડિયા પ્લોગ રન દેશના પંચાવન ફજાર જેટલા સ્થળોએ યોજાઇ હતી આ રાષ્ટ્રવ્યાપી પ્રસંગને રમતગમત મંત્રી કીરણ રીજીજુએ ગઇકાલે નવી દિલ્હીમાં ઇન્દીરા ગાંઘી સ્ટેડીયમ ખાતે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી રીજીજુએ કહ્યું કે તંદરસ્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાન બંનેને એક સાથે જોડાયા છે

પટના વફીવટી તંત્રે આગામી બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓ બંઘ રાખવાના ફકમ કર્યા છે આ દરમિયાન પુન પુન ગંગા સોને બાગમતી અને કોષી નદીઓમાં સતત પાણીની સપાટી વઘવાને કારણે પરીસ્થિતિ ગંભીર બની રહી છે આ નદીઓમાં પાણી ભયજનક સપાટી ઉપરથી વહી રહયાં છે આ નદીઓના પાણી અન્ય વિસ્તારોમાં પણ ફેલાઇ રહયાં છે

રાહત અને બચાવ કાર્ય માટે એક ફજાર બોટ અને તેવીસ એનડીઆરએફની ટુકડીઓને જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ પર તૈનાત કરાઇ છે

મુખ્ય સચિવ રાજીવ સિન્હાના નેતૃત્વમાં આ સમિતિએ ગઇકાલે જીલ્લા વફીવટી તંત્રો પાસેથી વીડીયો કોન્ફરસ ઘ્વારા પરિસ્થિતીની માહિતી મેળવી હતી રાજય વહીવટી તંત્રે જીલ્લા તંત્રોને કોઇપણ પરીસ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા તાત્કાલિક જરૃરી પગલા લેવાની સુચના આપી છે દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવાથી માલદા મુર્શીદાબાદ અને હાવરા તથા હુગલી જીલ્લાઓમાં પુર જેવી પરીસ્થિતિ ઉલી થઇ છે

આ કાર્યક્રમ નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર યોજાશે

પ્રથમ વાણીજથીક દ્રેન આ મહિનાની પાંચમી તારીખે શરૃ થશે અને તેની ટીકીટનું બુકીંગ આઇ

સી ટી સી વેબ સાઇટ પરથી મેળવી શકાશે

પ્રથમ વંદે ભારત એકસપ્રેસની જેમ રેલવે એ આ નવી દ્રેનમાં દિલ્હી થી કટરાના ડાયનેમીક ભાડાને લાગુ પાડયુ નથી પ્રથમ વંદે ભારત એકસપ્રેસ દ્રેન આ વર્ષના ફેબ્રુઆરીમાં દિલ્હી થી વારાણસી વચ્ચે શરુ થઇ હતી

વયોશ્રેષ્ઠ સન્માન યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ધ્વારા શરુ કરાઇ છે અને તેમાં વૃધ્ધ વ્યકિતઓના કલ્યાણ માટે સેવા આપનાર સંસ્થાઓને સામેલ કરાઇ છે આંતરરાષ્ટ્રીય વયોવૃધ્ધ દિવસને અનુલક્ષીને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે આ પુરસ્કારનો હેતુ સરકારની વયોવૃધ્ધ નાગરીકો તરફની સંવેદનશીલતા દર્શાવે છે અને તેઓને સમાજમાં થોગ્ય સ્થાન મળી રહે તે જોવાનો છે આ પુરસ્કારનો અન્ય હેતુ વરીષ્ઠ નાગરીકો ઘ્વારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમણે આપેલા યોગદાન બાબતે યુવા પેઢીને માહિતગાર કરવાનો પણ છે

આ પર્વનો હેતુ દેખો અપના દેશના સંદેશનો કેલાવો કરીને લોકોને દેશના પ્રવાસન સ્થળોએ પ્રવાસ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે